ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આસામના ગુવાહાટી ખાતે આજથી શરૂ થનાર બેઠકમાં વેપાર અને સંપર્કના ક્ષેત્રો કેન્દ્રમાં રહેશે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી અને શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ભારત વિજય

નાયબ યુંટણી કમિશ્નર સંદીપ સકસેનાએ ગઇકાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે મતદાનની ટકાવારીમાં વધારો થવાની શકયતા છે નાયબ ચુંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે બંને રાજયોમાં મતદાન એકંદરે શાંતી પુર્ણ રીતે સમ્પન્ન થયું છે

મતગણતરી આ ગુરૂવારે હાથ ધરાશે

પોલીસ મથક ખાતે ઉભા કરાયેલા નિયંત્રણ કક્ષમાંથી મતદાન પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી રાજયમાં રોહતક અને નૂફ જીલ્લામાં મતદાન મથકની બહાર સંઘર્ષના છુટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતીપુર્ણ રીતે સંપન્ન થયું હતું

આના લીધે ખાનગી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને નવુ બળ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના અર્થતંત્રમાં વિશ્વાસ મુકવા બદલ પ્રતિનિધિ મંડળના સભ્યોનો આભાર માન્યો હતો અને ભારતીય યુવાનોમાં ટેકનોલોજીનુ જ્ઞાન વધારવા અને તેમનામાં રહેલ નવતર કલ્પનાઓને તક આપવા સરકારે શરૂ કરેલ અટલ ટીંકરીંગ લેબ અંગે સભ્યોને માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે વેપાર ઉદ્યોગો માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા કોર્પોરેટ વેરા ઘટાડવા તથા શ્રમિક સુધારાઓ માટે સરકારે લીધેલા પગલાંની વિગતો આપી હતી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની લોકશાહી વ્યવસ્થા તેનો વિસ્તાર અને બુધ્ધિ ક્ષમતાને ભારતની આગવી શકિતઓ તરીકે ઓળખાવી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે યાર દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા નાણાંપંચના સભ્યો રાજય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને મળશે

બેઠકના ટેકનીકલ સત્રમાં માર્ગ અંગેની સમજુતીઓ જમીન અન જળ માર્ગે સરફદપારના વેપાર અંગેની યર્યા વિચારણા કરાશે

દેશની બાંગ્લાદેશ ભુતાન અને નેપાળ સાથેના વેપાર વિસ્તરણ નીતીમાં આસામને કેન્દ્રમાં રાખવા માટે આ બેઠક ગુવાહાટીમાં યોજાઇ રહી છે

આ વખતની યુંટણી બીજી મુદત માટે પ્રયાસ કરી રહેલા પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રડો માટે જનમત તરીકે જોવાય છે

હવે તેમના હરીફ અને બ્લ્યુ એન્ડ વ્હાઇટ પાર્ટીના નેતા બેન્ની ગંઝને સરકાર રયવા માટે આમંત્રણ અપાશે છેલ્લા દસકાથી સત્તામાં રહેનાર શ્રી નેતાન્યાહ્ ગત સપ્ટેમ્બરમાં યોજાયેલી યુંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવવામાં નિષ્ફળ રહયાં હતા શ્રી નેતાન્યાહુએ શ્રી ગંઝને પોતાની સરકારમાં લાવવાના પ્રયાસો કર્યા હતા પણ તે નિષ્ફળ રહયાં હતા

જો કે કેટલાક મુદ્દાઓ ઉકેલવાના બાકી છે સુચિત સમજ઼તીમાં અમેરીકાની કૃષી ઉપજોની ચીન દ્વારા વધુ ખરીદી તથા યલણ વિનીમય બૌઘ્ઘિક સંમ્પદા અને આર્થિક સેવાઓ જેવી બાબતોનો સમાવેશ કરાશે

નાગરીકો દ્વારા વધી રહેલા દેખાવો અને પ્રધાનમંત્રી સાદ હરીરીના રાજીનામાની માંગણીના પગલે આર્થિક સુધારાને મંજુરી અપાઇ છે